ગુજરાત જીએસટી સુધારા વિધેયક ગૃહમાં પસાર

ગૂજરાત વિધાનસભાના શિયાળુસત્રના બીજા દિવસે જુદા જુદા વિષયોના પાંચ વિધેયકો વિસ્તૃત યર્યાવિયારણા બાદ પસાર કરાયા હતા

જીએસટી સુધારાવિધેયક ઉપર ચર્ચા વખતે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતીનભાઈ પટેલે એવી જાહેરાત કરી હતી કે હવેથી જીએસટી રજિસ્ટ્રેશન માટે આધારકાર્ડના પુરાવા ફરજિયાત આપવાના રહેશે બોગસ પેઢીઓ કંપનીઓ દ્વારા થતી છેતરપિંડી અટકાવવા માટે સરકાર જીએસટી નંબર માટે આધારકાર્ડનો પુરાવો હવે આ સુધારા વિધેયક દ્વારા ફરજિયાત બનાવી છે શ્રી નીતીન પટેલે એવું પણ જણાવ્યું હતું કે જીએસટી રિર્ટન્સ હવે માસિકના બદલે ત્રિમાસિક રીર્ટન ફાઈલ કરવાની જોગવાઈ કરાઈ છે

તેમજ એક જ હપ્તામાં રકમ ભરવાને બદલે માંડવાળ ફી સહિતની રકમ ભરવા મિલ્કતધારકોને ચાર સરખા સરળ ફપ્તા ભરવાની સવલત આપવામાં આવી છે

તેમ વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ યૂડાસમાએ જણાવ્યું હતું

રાજ્યના વિકાસ કામોમાં સ્થગિતતા લોકસભા ચૂંટણીની આચારસંહિતા ચોમાસુ તથા કમોસમી વરસાદને લીધે આવી હતી આ કામો હવે યુદ્ધના ધોરણે યાલી રહ્યા છે જે માર્ચ સુધીમાં પૂર્ણ કરાશે તેમ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે ગઇકાલે ગૃહમાં જણાવ્યું હતું

કચ્છના ઝુરા ગામના સુડી યપ્પા અને અન્ય કલાકારીગરી ની વસ્તુ બનાવતા સુમરા સાલેમામદે આ પ્રકારના આયોજનથી હસ્તકલા કારીગરોને લોકો સુધી પહોંચવામાં મદદ મળતી હોવાનું જણાવ્યું

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની માલદીવ પ્રજાસત્તાક રાષ્ટ્રની સંસદ પીપલ્સ મજલીસના અધ્યક્ષ શ્રીયુત મોહમદ નશીદના નેતૃત્વ હેઠળ પ્રતિનિધિમંડળે મુલાકાત લીધી હતી માલદીવના ડેલિગેશનની ગુજરાત મૂલાકાતનો હેતુ રાજ્યના સામુદ્રિક વેપાર વાણિજ્ય ઊદ્યોગ વિકાસ તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સ્વાયતતાના અભ્યાસનો છે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રતિનિધિમંડળને આવકાર કરતાં કહ્યું કે ઓલ પાર્ટી ડેલિગેશનનો આ પ્રવાસ માલદીવ ગુજરાતના પરસ્પર સંબંધોની ભૂમિકા વધુ ગાઢ બનાવશે

કેવડીયા કોલોનીમાં આજથી વેલનેસ સેન્ટરનો આરંભ કરવામાં આવશે આ વેલનેસ સેન્ટરમાં પ્રવાસીઓ તેમજ જાહેર જનતાને શીરોધારા શીરોબસ્તી નાસ્ય રસાયણ ચિકિત્સા સ્ટીમબાથ અને મસાજ જેવા ઉપયારો કરવામાં આવશે જેમાં કેરળ પ્રદેશમાં વપરાતી ઉપયાર પદ્ધતિ અનુસાર ત્યાંથી આવેલ નિષ્ણાત ડોક્ટર તેમજ થેરાપીસ્ટની સેવાઓ મળી રહેશે નર્મદા જિલ્લા સામાજીક વનીકરણ વિભાગ દ્વારા નિર્માણ પામેલ આરોગ્ય વન ખાતે આ સેન્ટરનો પ્રારંભ કરાઇ રહ્યો છે

જેમાં આ ત્રણેય જિલ્લાના રોજગાર વાંચ્છુ ઉમેદવારો ભાગ લઈ શકશે

ટી આઈ ડિપ્લોમા જેવી લાયકાત ધરાવતા ઉમેદવારોની જિલ્લાના અને જિલ્લા બહારના ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ દ્વારા લેખિત અને મૌખિક ઈન્ટરવ્યુ લઈ સ્થળ પર પસંદગી કરવામાં આવશે તથા ઓફર લેટર આપવામાં આવશે સ્ત્રી અને પુરૂષ ઉમેદવારો સાથે દિવ્યાંગ ઉમેદવારો પણ આ ભરતી મેળામાં ઉમેદવારી કરી શકશે ઉમેદવારે પોતાની લાયકાત અને બાયોડેટાની પાંચ નકલો સાથે મેળાના દિવસે ઉપસ્થિત થવાનું રહેશે

કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ઉંઝા થઇને સ્ટેટ હાઇવે પરથી પસાર થતા તેમજ વીસનગર જતા પાટણ તરફથી આવતા ભારે વાહનો માટે ડાયવર્ઝન બહાર પડાયું છે

સુજનીપુર ગામની રહેવાસી બકી ચૌધરી ગાંધીનગરની જે

ચૌધરી સાર્વજનિક વિદ્યાલયમાં નવમાં ધોરણમાં અભ્યાસ કરે છે

જેમાં રાષ્ટ્રીય કક્ષાએ સુવર્ણ પદક મેળવી ગામ શાળા જિલ્લા અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે

આ સિદ્ધિની સાથે સાથે નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા નેશનલ પાવર લીફિટંગ માટે જાગૃતિ સોલંકી પસંદગી પામી છે

આ ચેમ્પિગયનશીપનોખિતાબ ઇન્ટરનેશનલ પાવર લીફટર જગદીશ રંગરેજના હસ્તે મેળવ્યો હતો આ સિદ્ધિઓને કારણે જાગૃતિની નેશનલ લેવલે પસંદગી કરવામાં આવી છે જ્યાં નેશનલ સ્પોર્ટસ ફેડરેશન વિનામૂલ્યે તાલીમ પૂરી પાડશે આ ઉપરાંત જાગૃતિએ પર્સનલ દ્રેનર હેલ્થ પ્રોફેશનલનું સર્ટિફિકેટ પણ પ્રાપ્ત કર્યું છે